અન્ય રાજ્યોની તુ લનાએ ગુજરાતનો ગુનાનો દર ખાસ્સો નીચો હોવાનો યશ પણ પોલીસતંત્રને તેમણે આપ્યો હતો શહેરીકરણને લીધે કાયદો વ્યવસ્થા સામે નવો પડકાર ઉભો થઈ રહ્યો હોવાથી પોલીસતંત્રને તેમણે કાર્યક્ષમ બનવા જણાવ્યુ હતું વિરલ રાણા માટીની કલાકૃતિ પ્રદર્શન રાજ્યના માટીકામ કલાકારોને પ્રોત્સાફીત કરવા અને માર્ગદર્શન અને જનજાગૃતિ શિબિરનું આયોજન કરાયુ છે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાન દ્રારા આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યના છેવાના ગામ સુધી ઈકો ફ્રેન્ડલી માટીની મુર્તિઓનો ઉપયોગ વધારીને પીઓપીથી પ્રદુ ષણને અટકાવવા માટેના જનજાગૃ તિ અભિયાનમાં ગુજરાત રોલ મોડલ બને તે અંગે માર્ગદર્શન અપાશે આ પ્રદર્શનને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલ્લુ મુક્ષ્કૃતું કુટિર ઉધોગમંત્રી જયેશ રાદડીયાઅન્ન અને નાગરિક પુ રવઠા અને કુટિર ઉધોગ વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે વિરલ રાણા બાળ મૃત્યુ દર્ઈન્દ્ર ધનુ ષ માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવા આરોગ્ય અને પરિવાર કલ્યા વિભાગ દ્વારા રસીકરણથી વંચિત ર વર્ષ સુ ધીના બાળકો તથા સગર્ભા માતાઓને ઘનીષ્ઠ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાશે

રસીકરણ કાર્યક્રમ સાથે એક પણ માતા કે બાળક રસીકરણ થી વંચિતના રહે તે માટે જીલ્લામાં આઈ સી ડી એસ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરીઓ નગરપાલિકાઓ તમામનું સંકલન આવશ્યક છે આ સંકલન તથા સંપૂર્ણ રસીકરણ માટે તેમજ આરોગ્ય વિભાગના કાર્યક્રમનો અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને અને જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ હતી વિરલ રાણા આત્મહત્યા નિવારણ ભારતમાં આત્મ ફત્યા અટકાવ યોજનાના અમલ અંગે કચ્છમાં થતી કામગીરી અંગેની રાષ્ટ્રીય સ્તેર નોંધ લેવામાં આવી છે ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ ડોદેવજયોતી શર્માએ જણાવ્યુ હતુ કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્રારા પુસ્તીકામા આ અંગેનો ઉલ્લેખ થયો છે

ચેકિંગ જીલ્લામાં ફાલમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્રારા કચ્છમાં વીજ ચોરી પકડવા ખાસ ચેકીંગ ઝુંબેશ ફાથ ધરવામાં આવી રહી છે

અને વીજ ચોરી કરતા લોકો સામે સ્થળ ઉપર દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી

વિરલ રાણા હવામાન ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે કચ્છમાં શીતલહેર શરૂ થતાં ગઈકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે